કોવીડની હાલની સ્થિતિ જોતાં સરકારે આગામી યાર અઠવાડિયા દરમિયાન સખ્ત નિયંત્રણનાં પગલાં જરૂરી ગણાવ્યાં

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ આવતીકાલે સવારે દ્વિ માસિક નાણાકીય નીતિ જાહેર કરશે

વિધાનસભા યૂંટણી પશ્ચિમ બંગાળ અને આસામની ત્રીજા તબક્કાની અને તમિળનાડુ કેરળ અને પુડુચ્ચેરી વિધાનસભાની યુંટણી માટે છુટા છવાયા બનાવોને બાદ કરતાં શાંતિપૂર્ણ મતદાન થોજાયું આ ઉપરાંત તમિળનાડુની કન્યાક્રમારી અને કેરળની મલ્લાપુરમ લોકસભા બેઠક માટેની પેટા યૂંટણી પણ આજે શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઇ ગઈ આજે તમિળનાડુ કેરળ અને પુડ્ડચ્ચેરીમાં એક જ તબક્કામાં અને આસામમાં ત્રણ અને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં આઠ તબક્કામાં ચૂંટણી યોજાઇ રહી છે

યૂંટણી ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે માટે સલામતીની વ્યવસ્થા કરાઈ હતી મતદાન મથકો પર સવારથી મતદાતાઓની લાંબી કતાર જોવા મળી હતી

ભાજપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્રષિ કાયદાઓ સીએએ અને મજૂર કાયદાઓ અંગે વિરોધપક્ષના ખોટા પ્રચારને અવગણવા સલાફ આપી છે

કેટલીકવાર કહે છે કે નાગરિકત્વ છીનવી લેવામાં આવશે કેટલીકવાર ખેડૂતોની જમીન લઈ લેશે જેવાં જૂક્રાણા ચલાવે છે તેમણે ભાજપના કાર્યકરોને લોકો પાસે જઈને લોકોને જાગૃત કરવા હાકલ કરી છે શ્રી મોદીએ કહ્યું કે ભાજપ માત્ર રાષ્ટ્રીય હિતનું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ તે પ્રાદેશિક આકાંક્ષાઓનો પક્ષ પણ છે ભાજપના સિદ્ધાંત વ્યક્તિથી મોટો પક્ષ અને પક્ષથી મોટો દેશ અંગે શ્રી મોદીએ જણાવ્યું કે આ પરંપરા આજે પણ યથાવત્ છે

શ્રી મોદીએ કહ્યું કે જે લોકો કહે છે કે ભાજપ એક ચુંટણી જીતનાર મશીન છે તેઓ ભારતના બંધારણ અને લોકશાહીની પરિપક્વતાને સમજી શકતા નથી તેમણે કહ્યું કે સત્ય એ છે કે ભાજપ એક યુંટણી જીતનાર મશીન નથી પરંતુ લોકો સાથે જોડાયેલું આંદોલન છે

નવી દિલ્ફીમાં પત્રકારોને સંબોધતા નીતિ આયોગના સભ્ય વી કે પોલે જણાવ્યું છે કે કોવિડ કેસોમાં અયાનક આવેલા વધારાને પગલે અસમાન્ય પરિસ્થિતી ઊભી થઈ છે જેને પહોંચી વળવા કોવિડ થોગ્ય વર્તનનો સખત અમલ જરૂરી છે તેમણે લોકોને વહેલી તકે રસી લેવા અપીલ કરી હતી

કેન્દ્ર સરકારે દોહરાવ્યુ છે કે અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં નોંધાતા કોવિડ કેસો તેમજ કોવિડના કારણે થતાં મૃત્યુનો આંકડો ઘણો ઓછો છે

આજે પ્રધાનમંત્રીને લખેલા પત્રમાં મેડીકલ એસોસીએશને અપીલ કરી છે કે સરકારે જાહેર સ્થળો અને વિશાળ મેળાવડાઓમાં પ્રવેશ માટે રસીકરણનું પ્રમાણપત્ર ફરજિયાત બનાવવું જોઈએ નવા કોવિડ કેસોની સંખ્યામાં થઈ રહેલા વધારાને એસોસિએશને દુખદાયક ગણાવ્યું અને સરકારના અસાધારણ પ્રયત્નો છતાં નવા કેસો ચિંતાજનક બાબત ગણાવી છે આઇએમએએ ઉમેર્યું કે કોવિડ વિરુદ્ધ રસીકરણ એ એક જ અસરકારક આધાર છે તેથી રોગપ્રતિકારકતા વિકસાવવા માટે માર્ગ રસીકરણ ઝુંબેશ વ્યાપક બનાવવી જોઈએ એસોસિએશને જણાવ્યું કે સરકારે નાના નાના દવાખાનાઓને પણ રસીકરણ કેન્દ્ર તરીકે સામેલ કરવા જોઈએ અને દરેક લાભાર્થીને અસરકારક રસીકરણ માટે દરેક જિલ્લામાં રસીકરણ ટાસ્ક ફોર્સની રચના કરવી જોઈએ

કોવીડને અસરકારક રીતે નિયંત્રણમાં રાખવા માટે રસી લેવાની સલાહ આપવામાં આવી છે એક આદેશમાં ડીઓપીટીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓને સલાહ આપી છે કે રસીકરણ પછી પણ વારંવાર હાથ ધોવા માસ્ક પહેરીને અને સામાજિક અંતર જાળવવા પર ભાર મુક્યો છે

રમન્નાની નિમણુંક કરી છે સર્વોચ્ય અદાલતના હાલના મુખ્ય ન્યાયમૂર્તિ ડ

બોબડેએ શ્રી રમન્નના નામની ભલામણ કરી હતી

પરીક્ષા પે ચર્ચા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ આવતીકાલે સાતમી એપ્રિલે સાંજે સાત વાગ્યે પરીક્ષા પે યર્યામાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ કરશે આ વખતે કોવિડ રોગયાળાના કારણે ચર્ચા વર્ચુઅલ મોડમાં થોજાશેપરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી કોઈપણ માનસિક તનાવ વિના પરીક્ષાઓ માટે તૈયાર થવા અને હાજર રહેવા માટેના વિચારો અને સૂચનો કરશે

નાણાં મંત્રાલયે કહ્યું કે આ બાબત ભારતીય અર્થવ્યવસ્થાના ફંડામેન્ટલ્સમાં વિદેશી રોકાણકારોના અડગ વિશ્વાસને દર્શાવે છે નાણાં મંત્રાલયે કહ્યું કે ભારતીય અર્થતંત્રમાં આર્થિક પુનપ્રાપ્તિને કારણે આ બન્યું છે નવીનતમ ડિઝાઈન કરેલા આર્થિક પેકેજો દ્વારા તેને ટેકો આપવામાં આવે છે સરકાર અને નિયમનકારોએ વિદેશી પોર્ટફોલિયો અને રોકાણના વાતાવરણમાં સુધારો લાવવા નીતિગત પહેલ પણ હાથ ધરી છે